જેથી સરહદી અને દરિયાકિનારા વિસ્તારોના યુવાનોની આશા આકાંક્ષાઓ સંતોષી શકાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાત્ર્ય દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં આની જાહેરાત કરી હતી

આ પૈકી એક તૃતિયાંશ કેડેટ છોકરીઓ હશે

ઇ ફાઇલિંગ સોફટવેર અને ઇમેઇલ માઇ કેસ સ્ટેટસ સુવિધાના માધ્યમથી લોકો કોર્ટમાં દાખલ થયેલા કેસની સ્થિતિ ઓનલાઇન જાણી શકે છે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે ગઇકાલે આ બે સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો

ઇ ફાઇલિંગ સોફટવેરનો સર્વોચ્ય અદાલતની એક ટીમ દ્વારા નિર્માણ કરાયો છે

શરૂઆતમાં આ સુવિધા વિશેષ ગુનાઓને લગતા કેસ જાહેર હિતની અરજી પ્રથમ અરજી પેટેન્ટ કેસ બિન સૈનિક મુદ્દાઓ વગેરેની અરજી માટે ઉપલબ્ધ રહેશે આ સુવિધાના ઉપયોગ માટે વકીલોએ ઇ ફાઇલિંગ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ગુજરાત હાઇકોર્ટ ગઇકાલથી ઇમેલ માઇક કેસ સ્ટેટસ સુવિધાનો પણ પ્રારંભ કરાવ્યો છે આ સુવિધાના માધ્યમથી લોકો કેસની સ્થિતિ ઇમેઇલ પર જાણી શકે છે

આજે મોટા ભાગના અગિયારીમાં વિશેષ પ્રાર્થના યોજાઇ હતી ત્યારબાદ લોકોએ એકબીજાને નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પારસી નવા વર્ષ નવરોઝની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું છે કે દેશના નિર્માણ અને વિકાસમાં પારસી સમુદાયનું યોગદાન આપણા માટે ગૌરવની બાબત છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે પારસી સમુદાય તેમના ઉત્સાહ અને પરિશ્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં વિશેષ રૂપે થોગદાન આપ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સમાજના અનેક ક્ષેત્રોમાં પારસી ભાઇ બહેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે શ્રી મોદીએ નવરોઝ પર્વ પ્રસંગે શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી છે

આરોગ્ય મિશન કેન્દ્ર સરકાર દીવ દમણ સહિત દેશના છ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રાયોગિક ધોરણે રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન અમલમાં મુકશે